પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

પીએમ રસીકરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા દેશવ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમનો વિડિયો માધ્યમથી ગઇકાલે પ્રારંભ કરાવ્યો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

શ્રી મોદીએ કહ્યું કે દેશમાં વિકસાવાયેલી રસી સસ્તી છે પણ તેની ગુણવત્તામાં કોઇ કચાશ નથી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

શ્રી રૂપાણીએ કહ્યું કે છેલ્લા નવ મહિનાથી સતત ખડે પગે રહીને કોરોના સામે લડતા તબીબો પેરામેડીકલ સ્ટાફને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં પ્રાથમિકતા અપાઇ છે

રાજ્યના નાગરીકોને આ રસી લઇને પોતાને તથા પોતાના પરિવારોને સુરક્ષીત કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાનનો આરંભ થયો છે

આ રેલવે ટ્રેનોના લીધે દેશભરમાંથી કેવડીયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સરળતાથી જવાની સુવિધા ઉપલબ્ધ થશે આ ઉપરાંત પ્રધાનમંત્રી કેવડીયા રેલવે સ્ટેશન ડભોઇ જંકશન તથા યાંદોદ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રોડગેજમાં રૂપાંતરીત ડભોઇ યાંદોદ રેલમાર્ગ યાંદોદ કેવડીયા રેલમાર્ગ તથા વીજળીકરણ કરાયેલા પ્રતાપનગર કેવડીયા રેલમાર્ગનું પણ ઉદ્દઘાટન કરશે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

દાહોદના ખેડૂતોને રોજગારી માટે બહારના પ્રાંતમાં ના જવું પડે અને પોતાના જ વતનમાં સારી રીતે ખેતી કરી શકે એ માટે કડાણા સિંયાઇ યોજના થકી તળાવો અને નદીઓ ભરવામાં આવશે તો કિસાન સૂર્યોદય યોજના થકી હવે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે તેમાં સર્વ પ્રથમ દાહોદ જિલ્લાનો સમાવેશ થયો છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ સમારોહ ગાંધીનગર સેકટર તેરમાં મહાત્મા મંદિર તેમજ સુરતમાં ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાશે